સારવારની સારી વ્યવસ્થાથી દેશમાં એક કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી સાજા થયેલ છે આરતી ભદ્દ બર્ડફલ્ર અભ્યારણ રાજ્યના જુનાગઢ જિલ્લામાં પ્રવાસી પક્ષીઓના મૃત્યુના પગ્લે મોકલાચેલ નમુનાઓમાં બર્ડફલુને પુષ્ટિ મળતા લોકહિતના નિર્ણય અનુસંધાને રાજયસરકારે છારીઠંઢ અને ધુ ડખર સહિતના સાત વન્યપ્રાણી અભ્યારણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તે ગઈકાલે સાંજે મોડેથી દુર કરાયો હતો જિલ્લામાં ધીણોધર ડુંગર પાછળ વિસ્તરેલા અને મિનિસરોવર તરીકે જાણીતા છારીઢંઢ વિસ્તારમાં યાલુવર્ષે સારો વરસાદ થતાં સારા પ્રમાણમાં પાણી આવેલ છે જેમાં દેશ વિદેશના હજારો પ્રજાતી પક્ષીઓ આવતા હોય છે ત્યારે બર્ડફલુને વધતો રોકવા આ વિસ્તારને ધુ ડખર અભ્યારણને પ્રતિબંધિત કરાયો હતો

જો કે સરકારે શાળામાં આવવુ ફરજીતા નથી કર્યુ પરંતુ જે છાત્રો શાળામાં આવવા ઈચ્છતા હોય તેમના વાલીઓ લેખીત સંમતિપત્ર આપે પછી જ તેમના સંતાનોને શાળામાં પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે

બી એસ

હાલમાં આ બીજો તબક્કો યાલી રહ્યો છે